પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચે છે

ગુજરાતનાં મુખ્યમંત્રી પછી વિડીયો કોન્ફરન્સમાં ભાગ લીધા

પ્રધાનમંત્રી સાથે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ગૃહમંત્રી અમિત શાહ સહિત ઉચ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નોવેલ કોરોના વાયરસના પ્રસાર બાદ પ્રધાનમંત્રીએ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડીયો કોન્ફરન્સ સાથે વાત કરી છે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ કોરોના વાયરસ ની પ્રવર્તમાન સ્થિતિ અંગે અને તે સામે ની સજજતા અંગે રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી માહીતી મેળવી હતી અને માર્ગદર્શન આપ્યું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ગાંધીનગર મુખ્ય મંત્રી નિવાસસ્થાને થી આ કોન્ફરન્સ માં જોડાયા હતા દરમ્યાન ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને જણાવ્યું છે કે ખોટા સમાચારોને રોકવા યોગ્ય ઉપાય કરો પત્રમાં જણાવ્વામાં આવ્યું છેકે કેન્દ્ર સરકાર લોકો માટે એક વેબ પોર્ટલ બનાવી રહ્યું છે જેથી તથ્યોની તપાસ થઈ શકે અને ખોટા સમાચારોને તાત્કાલીક રોકી શકાય રાજ્યો અને કેન્દ્રશાસીત પ્રદેશોને કહેવામાં આવ્યું છેકે પોતપોતાના સ્તરે આવી વ્યવસ્થા કરે

જ્યારે બે દર્દીઓ વેન્ટીલેટર પર છે અને સાતને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે

મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોકડાઉનના સમયગાળા દરમિયાન ગ્રામીણ ક્ષેત્રના નાના દૂધ ઉત્પાદકો પશુપાલકો તેમજ ખાનગી ઊદ્યોગ ધંધામાં કાર્યરત કર્મચારીઓને આર્થિક આધાર આપતા મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે

આવા નાના પશુપાલકો દૂધ ઉત્પાદકોને આર્થિક નુકશાનથી રાહત આપવા હાલની સ્થિતીમાં તેઓ પોતાનું દુધ પ્રાથમિક દૂધ સહકારી મંડળીમાં ભરાવી શકશે આ ઉપરાંત વેપાર ઊદ્યોગ વ્યવસાય રોજગારને અસર પહોચી છે તેવા સંજોગોમાં મુખ્યમંત્રીશ્રીએ આવા ખાનગી ક્ષેત્રમાં કામ કરતાં કામદારો કર્મચારીઓને તેમના ઊદ્યોગ એકમો ફેકટરીઝ દુકાનધારકો કે રજીસ્ટર્ડ કોન્ટ્રાકટરો લોકડાઉન દરમિયાન ટર્મિનેટ નહિ કરી શકે તથા આવા ક્ષેત્રના કર્મચારીઓનો લોકડાઉનના સમય દરમિયાનનો પગાર વેતન પણ કાપવામાં ન આવે તેવા દિશાનિર્દેશો તેમણે આપ્યા છે મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે નિરાધાર દિવ્યાંગ અને ગંગાસ્વરૂપા માતા બહેનો તથા સમાજકલ્યાણ યોજનાઓ અંતર્ગત માસિક પેન્શન મેળવતા લાભાર્થીઓને આર્થિક સંકડામણ ન ભોગવવી પડે તે માટે મુખ્યમંત્રીએ આવા લાભાર્થીઓને એપ્રિલ માસનું માસિક પેન્શન એડવાન્સમાં આપવા અગાઉ જાહેરાત કરેલી હતી

સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી કે ભારત દેશ સહિત વિશ્વ કોરોનાથી મહામારીના સંકટમાંથી બહાર આવે

અમૂલ ફેડરેશનના મેનેજીંગ ડિરેકટર ડો

સોઢીએ જણાવ્યું છે કે અમૂલ બ્રાન્ડ ફેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ

રામનવમી રાજ્ય સહિત સમગ્ર દેશમા કોરોના વાયરસને કારણે રામનવમીના તહેવારની સાદગી પૂર્વક ઉજવણી કરાઇ રહી છે રાજયના જુદા જુદા જિલ્લાઓમાં પણ ભકતોએઘરે જ પુજા અર્ચનાકરી હતી જામનગરના પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર કે જે અખંડ રામધૂન ને કારણે ગિનેસબુકમાં સ્થાન ધરાવે છે ત્યાં હાલની પરિસ્થિતીને ધ્યાને લેતા માત્ર પાંચ રામભકતો દ્વારા જ મંદિર ની અંદર એકબીજાથી એક મીટર અંતર રાખીને અખંડ રામધૂન બોલાવવામાં આવી રહી છે

ભરૂચ જીલ્લામાં રામનવમીના દિવસે પણ મંદિરો બંધ રહ્યા હતા ઉપરાંત આ દિવસે ચોજાતા ધાર્મિક કાર્યક્રમો શોભાયાત્રા પર લોકડાઉન ને કારણે રોક લાગી ગઈ છે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના પ્રાગટય પર્વ રામનવમી પર્વની ભાવનગર શહેર અને જિલ્લામાં શ્રદ્વાલેર ઉજવણી કરવામાં આવી હતી લોકડાઉનની સ્થિતિના કારણે લોકોએ ઘરે જ ભગવાન શ્રીરામનું પૂજન કરીને ઉજવણી કરી હતી